આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના માટે એલ

તથા આ યોજના અંતર્ગત એલ

પોર્ટલના માધ્યમથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદવેતનના ચુકવણાનો પ્રારંભ પણશ્રી રૂપાણીના હસ્તે કરાયો હતો આ ઉપરાંત જેન્ડર બજેટ ડેશબોર્ડ લોન્ચિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીજીટલ બુકનું લોન્ચિંગ પણકરાયું હતું

જેમાં ચણાની ખરીદી પણ ટેકાના ભાવે કરવામાં આવે છે બોટાદ જિલ્લામાં બોટાદ ગઢડા અને બાબરકોટ યાર્ડમાં ખરીદી શરૂ કરાઇ છે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલ છે તેમને એસ

એસ મારફતે બોલા વવામાં આવે છે

આ દિવસે સોમનાથ મહાદેવની મહાઆરતી યાર પ્રહારની તેમજ મહાપૂજા કરવામાં આવશે જોકે કોરોના મહામારીને ધ્યાને રાખતા આ વર્ષે પરંપરાગત નિકળતી પાલખી યાત્રા નહી યોજાય તેમજ આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો મર્યાદિત સંખ્યામાં હોલમાં યોજાવામા આવનાર છે તો આ પર્વના અનુસંધાને શિવકથા પણ હોલમાં યોજાશે મહાશિવરાત્રીના દિવસે યાત્રિકો માટે દાતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા યોપાટી મેદાનમાં જગ્યા ફાળવવામાં આવી છે જેમાં આ વર્ષે શિવરાત્રીના દિવસે મહિલાઓ દ્વારા નિર્માણ કરાયેલ હસ્તકલા ઉત્પાદનનુ વેચાણ માટે સ્ટોલ રાખવામાં આવેલ છે હાલમાં સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

તેમાંથી સાત સ્પર્ધકો શ્રેષ્ઠ દેખાવ કરી પ્રિનેશનલ ક્વોલિફાય થયા છે આ ઉપરાંત ત્રણ સ્પર્ધકોએ સિલ્વર મેડલ મેળવીને મહેસાણા શહેર સહિત જિલ્લાનું ગૌરવ વધારેલ છે

વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેવી રીતે આગળ વધવું તે અંગે પ્રેરક માર્ગદર્શન પણ અપાયું હતું

કર્નલ જોશીએ સૌપ્રથમ રક્તદાન કરી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો

આ પ્રસંગે કર્નલ હેમંત જોશીએ આ મુજબ જણાવ્યું